સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે મધરાત્રે કરી વીડિયો કોન્ફરન્સથી વાતચીત પરિસ્થિતિની સજ્જતાનો તાગ મેળવ્યો

સલામત સ્થળે ખસેડાયા અસરગ્રસ્તોની મદદ માટે ફૂડ પેકેટ પાણીની બોટલ અને દવાઓ વગેરેનું વિતરણ કરાયું આગોતરી સલામતી સાવચેતી સ્વરૂપે સૌરાષ્ટ્રના હવાઈ મથકો પ્રવાસન યાત્રાધામોની બસ સેવા રેલવે સેવા અને બંદરગાહો પર વાહન વ્યવહાર સ્થગિત કરાયો વાયુ વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ કેટલાંક સ્થળે ધીમે ધારે વરસાદ તો કેટલાંક સ્થળે વરસાદી ઝાપટાં તા

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર કચ્છના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી મુખ્યમંત્રીએ તીવ્રતાથી સલામતીના તમામ પગલાં લેવા અનુરોધ કર્યો છે

ડી આર એફ

આગોતરી સલામતી સાવચેતી સ્વરૂપે સૌરાષ્ટ્રના હવાઈ મથકો પ્રવાસન યાત્રાધામોની બસ સેવા દરિયાઈ કાંઠાની રેલવે સેવા બંદરગાહો પર વાહનવ્યવહાર સ્થગિત કરાયો છે મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા કે રાજ્ય પર વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરી શક્યતા છે

પંકજકુમાર મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સજજ છે

એ એસ અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે ઘનિષ્ઠ મોનીટરીંગ કરી રહ્યા છે શ્રી પંકજ કુમારે કહ્યું કે રાજ્યના દરિયાકાંઠાના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થનાર છે આ વાવાઝોડ઼ં મધરાત્રે દરિયાકાંઠે ટકરાય એવી સંભાવના હોવાથી માટે ત્યાં જાન માલને નુકસાન ન થાય એ માટે સ્થળાંતર જ એક વિકલ્પ હોઈ સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલિસ અધિક્ષકશ્રીની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી થઈ રહી છે સ્થળાંતર રાજ્યમાં સંભવિત વાયુ વાવાઝોડામાં કોઈ માનવ હાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોના સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુદરતી આફતોમાં અત્યાર સુધી થયેલા સ્થળાંતરમાં આ સૌથી વધુ આંક છે

વાયુ વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે રાજ્ય સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ પણ તૈયાર છે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કૂડ પેકેટ પાણીની બોટલ તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી રહ્યા છે આ ઉપરાંત શહેરોમાં હોસ્પિટલ અને ફાયર સેફટી વિભાગને પણ તેયાર રહેવા સૂચના છે

ટી

પશ્ચિમ રેલવેના ભાવનગર ડીવીઝન રાજકોટ ડિવિઝન અને અમદાવાદ ડિવિઝને વાવાઝોડાની રેલવે અસ્ક્યામતોને નુકશાન ન થાય તથા વાવાઝોડા બાદની પરિસ્થિતિમાં રાહત બચાવ કાર્ય ચાલુ રહે તે માટે ટ્રેન સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે જે અનુસાર આજે વેરાવળ ઓખાપોરબંદર ભુજ અને ગાંધીધામથી ઉપડનાર ટ્રેનો રદ્દ કરાઇ છે જરૂર પડ્યે રાહત બચાવકાર્ય માટે ખાસ સુપર ફાસ્ટ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે દરિયો તોફાની બનતા દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસ આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તે જ રીતે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફરી બોટ સેવાઓ પણ હાલ સ્થગિત કરાઇ છે માછીમાર વિભાગ દ્વારા એલર્ટ જારી કરાતા હજારો માછીમારી નોકાઓ કાંઠે પાછી ફરી છે

જે ટ્રેનો ટ્રંકાવવામાં આવી છે તેમાં મુખ્યત્વે જબલપુર સોમનાથ ભાવનગર ઓખા ઓખા ભાવનગરનો સમાવેશ થાય છે

ગાંધીનગર ભાવનગર ઇન્ટરસીટી પણ ગઈકાલે રદ્દ કરવામાં આવી છે